જે ગામમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે તે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તથા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે

દક્ષિણ ગુજરાત સિવાયના પ્રદેશમાં વરસાદ થવાની આગાહી આપતા શ્રી સરકારે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને વરસાદનો વધુ એક રાઉન્ડ આગામી ત્રણ દિવસમાં મળશે

દરમ્યાન અમારા પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા તથા સાબરકાંઠામાં સવારથી વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં પણ વાદળછાયાં વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાં નોંધાયા છે હવામાન વિભાગના નિયામક જયંત સરકાર વધુ વિગતો આપે છે

આ ગ્રામિણ ઓલમ્પિક્સમાં વિવિધ પરંપરાગત રમત સ્પર્ધાઓ યોજાશે

આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને વિવિધ રકમના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે

પાણી છોડાતા કડાણા તાલુકાના ઘોડીપાર બ્રીજ તથા લુણાવાડા તાલુકાના હાડોડ બ્રીજ ડ્રબાણમાં જશે

ડી પટેલે જણાવ્યું છે

સરદાર સરોવાર નર્મદા ડેમમાંથી પાણી સતત છોડાઇ રહ્યું હોવાથી નદી બે કાંઠે વહેવા લાગી છે પરિણામે નિચાણવાસમાં આવાતા ગામડાઓને તંત્ર દ્વારા સાવચેત કરાયા છે તો ઉકાઇ ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું હોવાથી તાપી નદીમાં પૂર જેવી સ્થિતિનો અનુભવ સુરત કરી રહ્યું છે બારડોલી અને હરિપુરા વચ્ચે તાપી નદી ઉપર આવેલા કોઝ વે ઉપરાંત પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અટકાવી દેવાયો છે

ભાજપની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને ભાજપમાં જોડાયા છે વિકાસની રાજનીતિને સ્વીકારીને ભાજપમાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મુલાકાત યુ કે

કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ વિષયે ગહન પરામર્શ કર્યો હતો મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીત દરમ્યાન શ્રીયુત ડોમીનીકએ વોટર મેનેજમેન્ટ શિક્ષણ આરોગ્ય સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇનોવેશનના વિષયોમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી જૂનમાં લેવાયેલી કંપની સેક્રેટરી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે

જૂનમાં અભ્યાસક્રમનું પરિણામ હ

મુસીસ મુફદલભાઇ સીબત્રાએ ઓલ ઇન્ડિયા લેવલ પર પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે